કેન્દ્ર સરકારે કાપડ ક્ષેત્રે નાણાંકીય સહાય અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન તથા કૌશલ્ય વિકાસ જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

થયા છે

આ ક્વાયતોમાં પાણીની સપાટી પરના ડ્રીલ હેલિકોપ્ટરોના ઉપયોગ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની સાગર અર્થાત બધા જ દેશોની સલામતી અને વિકાસની નીતિ હેઠળ આ સંયુક્ત ક્વાયત હાથ ધરાઈ છે આજે અને આવતીકાલે પાંચમી ઓક્ટોબરે બંને દેશના નૌકાદળના જવાનો આંતરરાષ્ટ્રીય જળ સરહદે સાથે મળીને પેટ્રોલિંગ કરશે

ના અગ્રણી નેતા ચિરાગ પાસવાને ટ્વીટ કરીને જાણકારી આપી હતી

વડી અદાલતની સત્તાવાર વેબસાઈડ પરની માહિતીની લોકોને સરળ ભાષામાં સમજૂતી મળે તે હેતુથી આ નિર્ણય લેવાથો છે એવી જ રીતે નાગરિકોને સ્પર્શતા મહત્વના યૂકાદાઓ ગુજરાતીમાં વેબસાઈટ ઉપર મૂકવાના નિર્ણયનો અમલ ગાંધી જંયતિ બીજી ઓક્ટોબરથી કરવામાં આવ્યો છે